જેની ફલશ્વુતિ રૂપે આજે ઉઝબેકિસ્તાનનું એક ભવ્ય પ્ર તિનિધિ મડળ રાજયના ઉર્જામંત્રી સારભ પટેલ સાથે કચ્છની મુલાકાતે આવી પહોચ્યું હતું કચ્છ જિલ્લાના મુન્દ્રા અજાર રતનાલ સહિતના વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત સાથે જિલ્લા ના ખેતી ઉધોગ સહિતના ક્ષેત્રનો જાત માહિતી મેળવી હતી આ અંગે ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે કૃષિ માટે કચ્છ જિલ્લો કુદરતો પ્રતિકળતા વચ ચે પણ બેનમુન કામગીરી કરો રહયો છે ઉપરાંત પ્રતિનિધિ મંડળે મુન્દાના અદાણી સોલાર પેનલ પ્લાન ટ રતનાલ સ્થિત આશાપુરા ફાર્મ નંબર બે ની પણ મુલાકાત લીધી હતી

જયાં તટરક્ષક દળમાં ગુજરાત માટેના પ્રાદેશિક મખ્યાલય ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું પરંપર ાગત સ્વાગત કરવામાં આવ્યું હતું દરિયાઈ સલામતી માટે ગજરાતના સાગર કિનારે ઉભી કરાયેલી વ્યવસ્થાથી શ્રી ચાફેકરને વાકેફ કરવામાં આવેલ હતી આશ્તોષ અંતાણી કચ્છ પવનચકકી નખત્રાણા તાલુકાના તરા લાખાણી અને લક્ષ્મીપર ગામના સીમાડામાં આવેલા કદરતી પાલરધ્ ના ધોધની આસપાસ પવન આધારીત ઉત્પન્ન થતી વિજળી મેળવવા લગાવવામાં આવતી પવનચકકી પર્યાવરણ માટે જોખમી હોવાનું જણાવી કચ્છ જિલ્લા કલેકટર એમ નાગરાજને તે વિસ્તારમાં પવનચક કી લગાવવા પર મનાઈ ફરમાવતો હુકમ કર્યો છે ગ્રામ પંચાયતના સરપંચો સદસ્યો ગ્રામજનો તથા પર્યાવરણ પ્રેમીઓ આ બાબતે અગાઉ કલેક ટરશ્રીને મળી પાલારધુના વિસ્તારમા વિન્ડમોલ સ્થાપવા સામે વિરલધ નોંધવ્યો હતો

આ અગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિ ભાગ સમાજ સુરક્ષા ખાતું ગજરાત સરકાર દવારા શુન્યથો અઢાર વર્ષ સુધીના અનાથ નિરાધાર બાળ કો માટે પાલક માતા પિતા યોજના અમલમાં મૂકવામાં આવી છે

જેમાં ટ્રાફીક વ્યવસ્થા સ્ટાફ ઘર સીસી કેમેરાના મેન્ટેનન્સ તેમજ કડક પેટ્રોર્લીંગ સહિતના મુદદે ચ ર્ચા રજૂઆત કરવામાં આવી હતી

જિલ્લામાં આજે પવનનો ઝ ડપ સામાન્ય કરતાં વધુ રહેતા લોકો છે દિવસ દરમિયાન પણ ડખોલા ઠાર નો અનુભવ કર્યો હતો

આ મહોત્સવ અંગે માહિતી આપતા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સખદેવસ્વામિએ જણાવ્યુ હતું કે દશ હજાર હરિભકતો અક સાથે બેસી શકે તેવા ભવ્ય સભામંડપ તૈયાર કરવામાં આવ્યો છે